કામ વગર કોઇને ઇ પાસ આપવામાં આવતા નથી

તમામ સેમ્પલનો રિપોર્ટ આજે સાંજ સુધી થઇ જશે

દેશમાં કોરોના મહામારી શરૂ થયા બાદ આજે એક દિવસમાં કોરોના સંક્રમિતોની સંખ્યા સૌથી વધુ છે

આકાશવાણી સાથેની વાતયીતમાં કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણમંત્રી ડૉક્ટર હર્ષવર્ધને કહ્યું છે કે ભારતની સ્થિતિ અન્ય દેશોની સરખામણીમાં સારી છે

કેટલાંક સ્થળોએ મોડી રાત્રે ગાજવીજ સાથે વરસાદ થતા ઠંડક પ્રસરી છે અને લોકોને કાળઝાળ ગરમીથી થોડી રાહત મળી છે

બનાસકાંઠાના દેવધરમાં આશરે અઢી છેંચ અમરેલીના લીલીયામાં અઢી ઇંચ બનાસકાંઠાના કાંકરેજમાં બે ઇંચ થરાદમાં બે ઇંચ વડોદરાના કરજણ ખાતે એક ઇંચ ડાંગના સુબીર ખાતે દોઢ ઇંચ પાલીતાણા ભાવનગર પાલનપુરમાં એક એક ઇંચ વરસાદ નોંધાયો છે સમગ્ર અમદાવાદ શહેરમાં મધરાતે ધોધમાર વરસાદ થયો હતો ભારે વરસાદને પગલે અમદાવાદના કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા સુરતમાં પણ કેનાલ રોડ મજૂરા રાંદેર અડાજણ વરાછા પર્વતપાટીયા સરથાણા માંગરોળ માંડવીમાં વરસાદ થયો હતો જેના કારણે કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા જો કે વરસાદ થતા ખેડુતોમાં ખૂશીનો માહોલ જોવા મબ્યો છે અમરેલીના પ્રતિનિધિ જણાવે છે કે અમરેલી બાબરા પંથકમાં ગાજવીજ સાથે ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ ખાબક્યો હતો

જેમાં ગોપાલગ્રામ હાલરીયા ઢોલરવા સહિતના ગામોમાં વરસાદ પડ્યો હતો વરસાદના કારણે સ્થાનિક નદીઓમાં નવા નીર આવ્યા છે જેને લઇને ચેકડેમો પણ છલકાયા છે

વાવણીલાયક વરસાદને લઇને ખેડૂતોમાં ખુશીની લહેર ઉઠી છે જિલ્લાના ખેડૂતોએ મગફળીનું વાવેતર શરુ કર્યું મોડી રાત્રે પણ અમરેલીમાં પોણો ઇંચ તેમજ ધારીમાં અડધો ઇંચ વરસાદ ખાબકી ગયો હતો

ઉપરાંત ગઇરાત્રે અમદાવાદ સુરત પાટણ પોરબંદર વગેરે જીલ્લાઓમાં પણ વરસાદ નોંધાયો છે

આ નિમિત્તે રાજ્ય સરકારના ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનર ડૉક્ટર એચ

કોશિયાએ જણાવ્યું હતુ કે આજે જયારે વિશ્વ આખામાં કોરોના સામે લડતાં લડતાં જનજીવન પુનઃ ધબકતું થયુ છે એવા સમયે આપણે કેવો ખોરાક ખાઈએ છીએ અને શું કાળજી રાખીએ છીએ એ બાબત ખુબ જ મહત્વની બની જાય છે એક અભ્યાસ મુજબ આપણી વારંવાર હાથ ધોવાની આદત દુનિયાની કોઈ પણ બિમારીથી આપણને બચાવી શકે છે ત્યારે હવે કોરોના સામે લડવા માટે પણ વારંવાર હાથ ધોવાની આદત કેળવવી આપણા સૌ માટે અનિવાર્ય બની જાય છે

ગામડાઓમાં તીડ ભગાડવાનું માર્ગદર્શન તલાટીઓ આપી રહ્યા છે અને તંત્ર પણ તીડ ભગાડવાની કામગીરીમાં તૈયાર છે વીસનગર તાલુકાના કેટલાંક ગામડાઓમાં તીડ આવતા ખેડૂતો ખેતરમાં થાળીઓ તેમઝ અવાજ કરી તીડના ટોળાને ભગાડતા હતા દરમિયાન પૂર્વ કચ્છમાં તીડનું ફરી આક્રમણ થતાં ગામડાઓમાં ઉયાટ ફેલાયો છે રાપર તાલુકાના વણોઇ ખેંગારપર સુવઇ વજેપર રામવાવ સહિતના વિસ્તારમાં તીડ જોવા મળતા ખેડૂતોમાં ચિંતાની લાગણી પ્રસરી છે એકલના રણ નજીક આવેલા રાપર તાલુકામાં તીડ બે દિવસથી વધી રહ્યા છે આ અંગે મદદનીશ ખેતી નિયામક એ

નાયકની આગેવાનીમાં ગ્રામસેવકોએ તીડનો સર્વે અને દવા છંટકાવની કામગીરી હાથ ધરી છે રારવાવ સુવઇ ત્રંબો કંથકોટ વજેવર વણોઇ અને ખેંગારપર જેવા અનેક ગોમામાં તીડના ટોળા ઉતરી આવ્યા છે જો કે તીડ નિયંત્રણ અધિકારી એ એમ બારૈયાના જણાવ્યા પ્રમાણે ખેતરમાં હાલ પાક ઉભો નથી તે હાલ રાહત પૂરતું છે

અમારા પાટણના પ્રતિનિધિ જણાવે છે રાધનપુર હાઇવે પર પીપળી ગામ નજીક વહેલી સવારે ટ્રેલર પલટી જતા આગ લાગી હતી જેમાં ડ્રાઇવર અને ક્લીનર બન્નેનું આગમાં દાઝી જવાથી મૃત્યું નિપજ્યું છે ટ્રેલર કંડલા બંદરેથી પ્લાસ્ટીકના દાણા ભરીને આવતું હતું અન્ય બનાવમાં છોટાઉદેપુરમાં સત્તાધાર પેટ્રોલપંપ નજીક બાઇકને ટક્કર મારતા એક વ્યક્તિનું મોત નિપજ્યું છે અન્ય એક યુવાનને ગંભીર ઇજા થઇ છે બાઇક પર સવાર બન્ને સગાંભાઇઓમાંથી એક ભાઇનું મોત નિપશ્યું છે

જ્યારે બીજું એક ચરસનું પેકેટ મરીન ટાસ્ક ફોર્સ નલીયા પાસેથી મળી આવ્યું છે

અમારા ભુજ પ્રતિનિધિ જણાવે છે કે બીએસએફના સર્ચ ઓપરેશન દરમિયાન આ પેકેટ મળી આવ્યા હતા

આ અંગે તપાસ એજન્સીએ વધુ તપાસ હાથ ધરી છે

આ વર્ષ વાવાઝોટા અને લોકડાઉનને કારણે માછીમારીની પુરી સિઝન નિષ્ફળ ગઇ છે વેરાવળ બંદરે બોટોનું સમારકામ હાથ ધરવામાં આવ્યું છે ગીર સોમનાથ જિલ્લાના મદદનીશ મત્સ્ય કચેરીના નિયામકે જણાવ્યું છે કે જૂન અને જુલાઇ મહિનામાં માછલીઓ દરિયામાં ઇંડા મુકતી હોય છે

ત્યારે ભારત સરકારની પ્રસાદ યોજના અંતર્ગત વિકાસને લગતા અનેક કાર્ય સોમનાથ ટ્રસ્ટના સહયોગથી હાથ ધરવામાં આવ્યા હતા પરંતુ લોકડાઉનના કારણે અમુક બાંધકામની કામગીરી પર અસર થઇ હતી હાલમાં સોમનાથમાં આધુનિક સુવિધાથી સજ્જ પાર્કિંગ અને ત્રિવેણી સંગમના દરિયાઇ કિનારે દોઢ કિલોમીટર લાંબા વોક વે પથની કામગીરી હવે ફરીથી શરૂ કરવામાં આવશે

આ તમામ ઇમારતો તોડી અથવા ભયજનક ભાગને રીપેર કરવાની નોટીસ પાઠવવામાં આવી છે